જેમાં વિવિધ વિકાસ કામોના ઇ લોકાર્પણ ઇ ખાતમુહૂર્ત કરાશે

રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજયરૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇનેઇ લોન્યીંગ કરશે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

અગાઉ મંગળવારે શ્રી સિંહ આ મુદ્દે લોકસભામાં સંબોધન કર્યું હતું સંરક્ષણમંત્રી ભારપૂર્વક જણાવ્યું કે ભારત પોતાના સરહદી વિસ્તારો પરના પ્રવર્તમાન મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે વાતચીત અને વિયાર વિમર્શ સાથે ઉકેલવા પ્રતિબદ્ધ છે શ્રી સિંહે કહ્યું કે એકબીજા માટે સન્માન અને સંવેદનશીલતા પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો બનાવી રાખવાનો આધાર છે તેમણે કહ્યું કે ભારત રાજનૈતિક અને સૈન્ય પ્રયાસો દ્વારા ચીન સાથે સતત સંપર્કમાં છે શ્રી સિંહએ કહ્યું કે બંને પક્ષોએ વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરવું જોઈએ અને યથાવત સ્થિતિને એકતરફી કાર્યવાહી કરી બદલવાનો કોઈપણ પ્રયાસનો સ્વીકાર કરાશે નહીં

વિધેયક પરની ચર્ચામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ સુધારા વિધેયકથી સહકારી બેન્કોના થાપણદારોના હિતોની સુરક્ષા થશે તેમણે મહારાષ્ટ્રની પી

સી બેન્કનો ઉલ્લેખ કરતા કહ્યું કે નવો કાયદો બનવાથી આવી પરિસ્થિતિમાં નાના થાપણદારોના હિતોની રક્ષા કરી શકાશે તેમણે કહ્યું કે કોવિડ રોગચાળાએ સહકારી બેન્કોની નાણાંકીય સ્થિતિ પર ખૂબ ખરાબ અસર પડી છે

જેનાથી કાયદાકીય દૃષ્ટિએ સહકારી અને વ્યવસાયિક બેન્કોમાં એકરૂપતા લાવી શકાશે આ વિધેયકથી ભારતીય રીઝર્વ બેન્ક સહકારી બેન્કોના પુર્નગઠન અને વિલીનીકરણની યોજના બનાવી શકશે

ફીક્કી દ્વારા આયોજિત એક વેબિનારમાં બોલતાં તેમણે કહ્યું કે અર્થતંત્રને ફરીથી વેગીલું બનાવવાના પ્રયાસો વધી રહેલા સંક્રમણના પડકારોનો સામનો કરી રહ્યું છે માટે આર્થિક ગતિવિધિનું પુનઃ સ્થાપન ધીમે ધીમે થઈ રહ્યું છે તેમણે કહ્યું કે આરબીઆઈ દ્વારા રેપોરેટમાં કરાયેલા ઘટાડાના પરિણામ નાણાંકીય સ્થિતિમાં સુધારો થયો છે

શ્રી દાસે આ પ્રસંગે નાણાંકીય તરલતા અને લોકડાઉનથી અસરગ્રસ્ત ઉદ્યોગોને સહાય ઉપલબ્ધ કરાવવા કેન્દ્રીય બેન્કે લીઘેલા પગલાંઓ અંગે માહિતી આપી હતી

તેમણે કહ્યું કે વર્તમાન કટોકટીએ નવા વૈશ્વિક ઉદ્યોગકારોને નવી તકો પૂરી પાડી છે

મહારાષ્ટ્રમાં આ યાદીમાં સૌથી ઉપર છે મંત્રાલયે જણાવ્યું છે કે તપાસ ઓળખ અને ઉપયારના અસરકારક અમલના કારણે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધી છે તેમજ મૃતક સંખ્યા ઘટી છે

નવા દરો આજથી લાગુ કરાશે

ઉત્કૃષ્તા કેન્દ્રોને અદ્યતન બનાવાનો ઉદ્દેશ્ય ભાવિ ઓલોમ્પિક ચેમ્પિયનોની ઓળખ કરી તેમને આવશ્યક સુવિધાઓ આપવાનો છે રમતગમત મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું કે દેશમાં રમતગમતના વિકાસ માટે અનૂકળ વાતાવરણ તૈયાર કરવા અને ઓલોમ્પિકમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન સુનિશ્ચિત કરવા આ નિર્ણય લેવાયો છે તેમણે કહ્યું કે આ કેન્દ્રો પર નિપ્રણ ખેલાડીઓને ઉચ્યસ્તરીય પ્રશિક્ષણ અપાશે

જાપાનના સમ્રાટ નારૂહિતોએ શાહી મહલમાં શ્રી સુગાને શપથ ગ્રહણ કરાવ્યા

ઉલ્લેખનીય છે કે આરોગ્યના કારણોસર શ્રી આબેએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે નવા પ્રધાનમંત્રીએ નવા મંત્રીમંડળની રચના કરી છે